બીજા અને ત્રીજા શ્રેણીના શહેરોમાં વિમાન મથકોનું ખાનગીકરણ કરવાની જોગવાઈ

એમ આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના શરૂ કરાશે

યોક્ક્સ નિયંત્રણો અને સલામતીના ધારાધોરણો સાથે આ ક્ષેત્રે વિદેશી માલિકીને મંજૂરી અપાશે

દોઢ કરોડ ખેડૂતોને આ વધારાનો લાભ મળશે